પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

ભાજપે ગઇકાલે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે અગાઉ જાહેર કરેલા ઉમેદવારોમાં ચાર ફેરફાર કર્યા હતા

કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા પરંતુ સમયસર મેન્ડેટ રજુ ન કરી શકતા ભાજપના ઉમેદવારો સામે માત્ર અપક્ષ ઉમેદવારો જ બાકી રહ્યા છે બીજી તરફ વઢવાણ તાલુકા પંચાયતની નાના કેરાળા બેઠક લીંબડી તાલુકાની અંકેવાળીયા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો જ રહ્યા છે જિલ્લા પંચાયતની કોંઢ બેઠક ઉપર પણ અપક્ષો સામે ભાજપના ઉમેદવાર બાકી રહ્યા છે

ભાજપની યાદી મુજબ અમદાવાદમાં ભાજપના ઉમેદવારોએ મતદારોને સીધો સંપર્ક કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલા કાર્યોની માહિતી આપવાની શરૂઆત કરી છે

અમારા જામનગરના પ્રતિનિધી જણાવે છે કે જામનગર મહાનગરપાલિકાની યૂંટણીમાં પ્રયારના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી

પાટીલે બે સ્થળે જાહેરસભાઓને સંબોધી હતી

અમારા સુરતના પ્રતિનિધી જણાવે છે કે સુરતમાં દરેક પક્ષે પોતાનો એજન્ડા રજુ કર્યો છે અને હવે ઉમેદવારો ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે બધા જ પક્ષો તથા ઉમેદવારોએ ડિજીટલ પ્રચાર ઉપર ભાર મૂકયો હોવાથી આ વખતે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી પરંપરાગત પ્રચાર સામગ્રીઓ ઓછી દેખાઇ રહી છે

પી બ્રહ્મભદ્દના અધયક્ષસ્થાાને આચ્રંટણીના સરળ સંચાલન માટે રચવામાં આવેલી વિવિધ કમિટિઓના નોડલ અધિકારીઓ સાથે મહીસાગર લુણાવાડા ખાતે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી શ્રી બ્રહ્મભદ્દે ખાસ કરીને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરી સહિત કાયદો વ્યનવસ્થાઇ વી એમ

તેમણે બેઠકમાં ઉપસ્થિનત નોડલ અધિકારીઓને જિલ્લામતાલુકા પંચાયતન્ય્રીટણી નિષ્પરક્ષ મુકત અને ન્યાથયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો

શિક્ષણ સચિવે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા શાળાઓએ ચાલુ રાખવાની રહેશે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

અત્યારસુધીમાં એકપણ વ્યક્તિને તેની ગંભીર આડઅસર જોવા મળી નથી

ગઇકાલે રાજ્યમાં એકપણ મૃત્યુ નોધાયું નથી

તેજસ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડને ધ્યાને લઇ મુંબઇ સેન્દ્રલ અને અમદાવાદ વચ્ચે યાલતી તેજસ એક્સપ્રેસ આજથી અઠવાડિયાના યાર દિવસ ફરીથી શરૂ કરાઇ છે

તેજસ એક્સપ્રેસ શુક્ર શનિ રવિ તેમજ સોમવાર દરમિયાન ચાલશે આ દ્રેન રાજ્યમાં વાપી સુરત ભરૂચ વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે લોકસભા નાણામંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં જણાવ્યું કે કેન્દ્રિય અંદાજપત્રમાં સૂચવવામાં આવેલી જોગવાઈઓ દેશને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થશે